પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

ઊર્જામંત્રી શ્રી સૌરભ પટેલે અંદાજપત્રની ગૃહમાં યોજાઈ રહેલી ચર્ચાના ગઈકાલે ચોથા દિવસે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે દેશના અન્ય રાજ્યોમાં આ વખતે બજેટમાં વેરાઓ વધારવામાં આવ્યા છે પરંતુ ગુજરાત સરકારે એક પણ રૃપિયાનો વેરો વધાર્યો નથી અને આવક વધારી છે એવી જ રીતે કોરોનાના કપરા સમયમાં લોકોને આર્થિક સહાય માટેનું આત્મનિર્ભરનું પેકેજ પણ રાજ્ય સરકારે આપ્યું છે

બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ગઈકાલે વિધાનસભામાં પૂરક વિઘેયક રજૂ કર્યું હતું શ્રી પટેલે કહ્યું હતું કે ગ્રાન્ટ પૂરી પાડવા માટે તેમજ આકસ્મિક ખર્ચને મંજુરી માટે આ વિઘેયક પસાર થવું જરૂરી છે ત્યાર બાદ ચર્ચા અંતે સર્વસંમતીથી આ વિઘેચક પસાર કરાયું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ કાયદામાં જેની જમીન હોય અને છેતરપીંડીનો ભોગ બન્યા હોય તેવા અરજદારે પોતાની જમીન માલિકીના આધાર પુરાવા સાથે કલેકટરશ્રી સમક્ષ ફરીયાદ કરવાની રહે છે ગઈકાલે વિધાનસભા ગૃહમાં પ્રશ્નની ચર્ચામાં સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ કાયદાના ઝડપી અમલ માટે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં કમિટી બનાવી છે

આ અંગે વધુ માહિતી આપતા કાયદા મંત્રી જાડેજાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં આ કાયદાને લગતા કેસો ચલાવવા માટે સ્પેશીયલ કોર્ટ શરૂ કરી દેવામાં આવી છે

પ્રાથમિક શિક્ષણ નિયામકે જણાવ્યું છે કે આ એક પ્રકારની નિદાન કસોટી છે પરીક્ષા નથી આ નિદાન કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ તેમની માર્કશીટમાં ગણાશે નહીં ઉલ્લેખનીય છે કે કોવિડના લીધે લગભગ આખું વર્ષ શાળાઓ બંધ રહી હતી ત્યારે વિદ્યાર્થીઓ ઘરે રહીને ભણી શકે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા આ પ્રયાસો દ્વારા વિદ્યાર્થીઓ ઘરે રહીને કેટલું શીખી શક્યા છે તે જાણવા માટે નિદાન કસોટી દ્વારા રાજ્યવ્યાપી સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે આ જાણકારીના આધારે આગામી સમયમાં બ્લેન્ડેડ લર્નિંગ એટલે કે વર્ગખંડ અને ઓનલાઇન શિક્ષણની રૃપરેખા તૈયાર થશે

પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે અને બીજી મેયમાં ભારતે વિજય મેળવ્યો હોવાથી આજની મેચ રસપ્રદ બની રહેશે